ત વિદેશમંત્રી એસ

જાહેર પ્રયારનો સમય પૂરો થતાં ઉમેદવારો મતદારોનો સીધો સંપર્ક કરીને મતદારોને રીઝવવાના પ્રયાસ કરશે આજે ચૂંટણી પ્રચારના આખરી તબક્કામાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા ગઢડા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં આજે બપોરે ત્રણ વાગે રણીયાળા ગામે પાટીદાર સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં હાજર રહેશે કોરોનાની પરિસ્થિતિના લીધે મંગળવારે યોજાનાર મતદાન વખતે ખાસ તકેદારી રખાશે